નવી પધ્ધતિમાં ખાસ તૈયાર કરાયેલ એપની મદદથી નાગરીકો પોતાની તથા કુટુંબીજનોની વિગતો જાતે જ અપલોડ કરી શકશે

બેન્ક યુનિયનના પ્રતિનિધિ ગઈકાલે નાણાં સચિવને મળ્યા હતા અને તેમણે તેઓની માગણીઓ અંગે હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપ્યા બાદ હડતાળ રદ કરવાનો નિર્ણય કરાયો હતો

પરીક્ષામાં પ્રશ્નપત્ર ઉત્તરવહીના બદલે હવે ઇ ટેબલેટનો ઉપયોગ થશે પરીક્ષાની હોલ ટીકીટથી લઈને પરિણામ સુધીની તમામ પ્રક્રિયા પેપરલેસ ડિજીટલ હશે અમારા આણંદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ચારૂસેટ યુનિવર્સિટી અને સંગાપોર સ્થિત લીટરમોટર ઇનોવેશન લેબ્સ કંપની વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે ડિજીટલ પરીક્ષાની પરીક્ષાલક્ષી કામગીરીમાં ગુણવત્તામાં વધારો થશે

આ વર્ષ પણ આ સીલસીલો જાળવી રાખતા રવિવારે તેઓએ પ્રસ્થાન કરતા હિન્દમાતાના આ સાઇકલચાત્રીઓ રાજ્યમંત્રી વાસણભાઇ આહિર કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિયસભાના પ્રમુખ અને મુંદરા માંડવી વિભાગના સભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી

જાગુતિ વકીલ નશાબંઘી વિભાગ ઃ પદચાત્રી કેમ્પ ઃ નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આજરોજ માતાનામઢ જતા પદયાત્રિકોને નશાબંધી સંબંધિત જાણકારી અને માહિતી મળે તેવા હેતુ સાથે એક પદયાત્રી સેવા કેમ્પનું ભુજના જુબેલીસર્કલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રી સેવા કેમ્પમાં ભુજ નશાબંધી અને આબકારી વિભાગના વરિષ્ઠ અધિકારી તથા તેમના સ્ટાફે પદયાત્રાએ જતાં પદયાત્રિકોને રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા જે નવો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથોસાથ કોઈપણ સ્થળે નશો નહીં કરવા કાયદાનો ભંગ નહીં કરવા અંગેની વિસ્તૃત માહિતી સાથે પદયાત્રિકોને પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સતત યાર દિવસ સુધી આ પદયાત્રી સેવા કેમ્પ દ્વારા નશાબંધી અને આબકારી સંબંધીત કાયદાની પદયાત્રિકોને જાણકારી આપવામાં આવશે એમ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું